મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકોદેશ વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નુ તન વર્ષની શુ ભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીએ સંથમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથો સાથ કોરોનાથી દુર રહેવા હાર્દભરી અપિલ કરતા માસ્ક પહેરવુ દો ગજ કી દુરી જેવા નિયમો અવશ્ય પાળવા પણ અનુ રોધ કર્યો છે મુખ્યમંત્રીશ્રી હારસે કોરોના જિતશે ગુજરાતનો સંકલ્પ નુતન વર્ષ ચરિતાર્થ કરવાની પ્રેરણઆ આપતા સૌને દિવાળી નુ તન વર્ષની શુ ભે ચ્છાઓ આપી છે

ભુજ અને અન્ય સ્થળોએ સ્વામીનારાયણ મંદિર આશાપુરા મંદિર સત્યનારાયણ મંદિર વગેરે મંદિરોમાં સવારથી જ અન્નુટ ધરવામાં આવ્યો હતો અને ભવિકોએ મોટી સંખ્યામાં તેના દર્શન કર્યા હતા

એમ ટી પાયલોટ અને અન્ય સુપરવાઇઝર્સ ટીમ કામ કરશે

જે દુનિયાના સૌથી ઓછા મૃત્યુ દરોમાંથી એક છે

સરકાર યાલુ ખરીફ રૂતુ માં ખેડુતો પાસેથી હાલની યોજના મુજબ ટેકાના ભાવે અનાજની ખરીદી કરી રહી છે